ગઇકાલે કેન્દ્રિય મંત્રીમંડળે આ વટહુકમને મંજુર કર્યો હતો આ વટહુકમ દ્વારા ઇલેક્ટ્રોનિક સિગારેટના ઉત્પાદન આયાત વિતરણ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે નાણામંત્રી નિર્મલા સીતારમન જેઓ ગ્રુપ ઓફ મિનિસ્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે

તેમણે કહ્યું કે સંસદના આગામી સત્રમાં વટહુકમની જગ્યાએ એક વિધેયક લાવવામાં આવશે

ના નવનિર્મિત ભવનનું ઇ લોકાર્પણ પણ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે યોજાયું હતું તો તાલીમાર્થીઓ સાથે સંવાદ પણ તેમણે કર્યો હતો રોજગારખાતા દ્વારા તે યાર કરાયેલી બે મોબાઇલ એપ પણ ખુલ્લી મુકી હતી

એકમોને આપતા વીજ ઉત્પાદનની નવી દિશા ખુલી છે

શ્રી પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે સૂર્યઉર્જાનું મોટાપાયે ઉત્પાદન સંભવ બનાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે

જમીન કચેરીના મકાન માટે ફાળવી વહિવટી મંજુરી આપેલ છે કચ્છ અંજાર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ઉધોગ ખૂબજ વિકસેલ છે આ મંજુરી મળતાં ટ્રાન્સપોર્ટ ઉધોગ સાથે સંકળાયેલ લોકો તેમજ આમજનતાની સુવિધામાં વધારો થશે

આ પ્રસંગે વાસણભાઈ આહિરે જણાવ્યુ હતુ કેધર્મસતા અને રાજસતાના સમન્વય થકી પશુઓની આરોગ્ય સારવાર સુવિધાના વિકાસ સાથે રાજય સરકાર દ્રારા પાંજરાપીળને સબસીડી સહાય અપાઈ રહી છે તો સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ ગૌશાળા પાંજરાપોળના કાર્યોની સાથે કચ્છના વિકાસમાં ખુટતી કડીઓ પુર્ણ કરવા ખાતરી આપી હતી

ઈ સ્ટેમ્પીંગ પધ્ધતિના અમલીકરણ માટે અને જાહેર જનતાને સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની યુકવણી કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે જિલ્લા આયોજન ભવન ભુજ ખાતે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી શ્રીમતી એસ

કાથડના અધ્યક્ષપદે કચ્છના તમામ તાલુકા મથકના લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરયાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોટરી સહિતના સ્ટોક હોલ્ડરોની એક માર્ગદર્શક બેઠકનું આયોજન કરાયુ હતું